એક ટવીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ કહયું કે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સાથે સમગ્ર દેશ સાથે મળીને મદદ માટે તૈયાર છે શ્રી મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે પણ વાતચીત કરી અને કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડાની સ્થિતિ અંગે સતત મદદ કરવાની ખાતીર આપી

એર ઇન્ડિયાએ ઓડિશામાં વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો માટે વિનામૂલ્યે રાહત સામગ્રી પહોંચાડવાની જાહેરાત કરી છે એક ટ્વીટ સંદેશમાં એક ઇન્ડિયાએ એનજીઓ સિવિલ સોસાયટી વગેરેને આ અંગે દિલ્હી સ્થિત ઓડિશાના કમિશ્નરનો સંપર્ક કરવા જણાવ્યું છે પશ્ચિમ બંગાળના દરિયાકિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે ઘણા સ્થળોએ વૃક્ષો પડી ગયા છે ગઇરાત્રે દીધા મંડરમોનીડુમાં ભારે પવનો સાથે દરિયાના પાણી ઘણા વિસ્તારોમાં પ્રવેશ્યા છે

હવામાન વિભાગ પ્રમાણે આજે બપોર સુધીમાં પરિસ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે આજે સવારે એર ઇન્ડિયાએ વિમાન મથકેથી વિમાન સેવા શરૂ કરી છે

ગઈ રાતથી ઘણા સ્થળોએ સતત વરસાદ પડી રહયો છે ધુબરીના નાયબ કમિશ્નરે કહયું કે જીલ્લામાં માછીમારીને લગતી પ્રવૃતિ અને બોટને દરિયામાં જતા રોકવામાં આવી છે કટોકટી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈયાર રાખવામાં આવી છે લોકોને જરૂર પડે તો કટોકટીના સમયે ફોન નં

લોકોને બહાર ન નીકળવા અને કટોકટીના સમયે બચાવ ટૂકડીઓ રાહત સામગ્રી સાથે તૈયાર રાખવામાં આવી છે સતાવાળાઓએ બોરઝોર વિમાન મથકે વિમાનોની અવર જવરને અસર થઈ રહોવાનું જણાવ્યું છે

સંસ્થાનું માનવું છે કે હવામાન વિભાગની નોંધપાત્ર અને સચોટ કામગીરીના લીધે જ સત્તાવાળાઓએ સમયસર પગલાં લીધા અને મોટી જાનહાની ટાળી શકાઇ છે યુએનઆઇએસડીઆરના વડા મામી મીઝુતોરીએ જણાવ્યું છે કે તેમની સંસ્થા પણ ફણી ચક્રવાતની દિશા ઉપર નજર રાખી રહી છે અને બાંગ્લાદેશના શરણાર્થી શિબીરોમાં રહેતા લોકોને બચાવવા પગલાં લઇ રહી છે

દેશના સાત રાજયોની એકાવન લોકસભા બેઠકો માટે આ સોમવારે મતદાન યોજાશે તેમાં ઉત્તર પ્રદેશની પંદર રાજસ્થાનની બાર મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની સાત સાત બિહારની પાંચ જારખંડની ચાર અને જમ્મુ કાશ્મીરની એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે પાંચમાં તબકકાની અને ત્યાર પછીના બીજા બે તબકકાની ચુંટણીઓ માટે મતદારોને રીજવવા વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો આકાશ પાતાળ એક કરી રહયાં છે

ભારતીય જનતા પક્ષના અમિત શાહ પણ પહેલા કતેપુરમાં અને ત્યારબાદ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી અને આ બેઠક પરના ઉમેદવાર સ્મ્રતિ ઈરાનીના ટેકામાં ચુંટણી સભા યોજશે કેન્દ્રીય ગ્રહમંત્રી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ ઉત્તર પ્રદેશના ધૌરાહરા અને મોહનલાલ ગંજમાં જાહેરસભા યોજશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સુલતાનપુરમાં તો સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ બહરાઈચ અને ગોંન્ડા જીલ્લામાં ચુંટણી સભાઓ યોજશે

શ્રી જીગ્લરે ગઈકાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે ગયા ફેબ્રુઆરી માસમાં પુલવામા હુમલા પછી તરત જ ફાન્સે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને આ હુમલાને વખોડતું નિવેદન મોકલી આપ્યું હતું મશૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મુકવા અંગે કોઈપણ ચર્ચા થાય તે પહેલા આ બહુ જરૂરી અને મહત્વનું રાજકીય પગલુ હતું

આ સાંસદોએ કહયું છે કે અમેરિકાએ ભારતને મહત્વની એવી વેપાર છૂટછાટો બંધ કરવી નહી જોઈએ ટ્રમ્પ વહીવટી તંત્ર ધ્વારા સંભવતઃ આજે આ અંગેના નિર્ણયની જાહેરાત થવાની સંભાવના છે સાંસદોએ કહયું છે કે ભારતને જીએસપીની છુટછાટો બંધ કરવાથી અમેરિકન કંપનીઓ ઉપર હજારો કરોડ ડોલરનો નવા કરવેરાનો બોજ પડશે પસંદગીના ભાગીદાર દેશ તરીકેની ભારતનો ભારતનો દરજજો દુર થવાથી ભારતમાંથી આયાત થતી પાંચ અબજ સાઈઠ કરોડ ડોલરની ચીજ વસ્તુઓ પર જકાત મુકતી રદ થશે આ સાંસદોએ ભારત સાથે વાટાઘાટો ચાલુ રાખવાની ટ્રમ્પ વહીવટી તંત્રને વિનંતી પણ કરી છે તેમના મતે ભારત સાથે પસંદગીના દેશ તરીકેનો દરજજો ચાલુ રાખવાથી અમેરિકામાં નોકરીઓનું પણ રક્ષણ થશે

આજે નવી દિલ્હીમાં સાંજે ચાર વાગે તેમની ફાઈનલ આઈપીએ લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો દિલ્હી ડેરડેવિલ્સ સાથે થશે

જો કે આ સંધિ હેઠળ ઈરાનને તેના કુલ ઉત્પાદનના વધુમાં વધુ ત્રણ પોઈન્ટ સડસઠ ટકા એટલે કે ત્રણ સો કિલોગ્રામ સમૃધ્ધિ યુરેનિયમની જ છુટ આપવામાં આવી છે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી સ્તર કરતાં આ છુટ ઘણી ઓછી છે કરારના ભાગ તરીકે ઈરાન કુદરતી યુરેનીયમના બદલામાં આ મર્યાદા કરતાં વધારાનું સમૃધ્ધ યુરેનીયમ આંતરરાષ્ટ્રીય બજારોમાં વહેંચી શકે છે